દેશ સહિત રાજ્યભરમાં ગઇકાલે બુધ્ધ પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઇ

ભાજપના મુખ્ય ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિશંકર પ્રસાદ મનોજ સિંહા હરદિપસિંહ પુરી શિરોમણી અકાલીદળના સુખબીરસિંહ બાદલ કોંગ્રેસના મીરા કુમાર અને શત્રુધ્ન સિંહા તથા ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેનનો સમાવેશ થાય છે

આકાશવાણીના સમાચાર સેવા વિભાગ દ્વારા લોકસભાની અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાચી અને છેલ્લામાં છેલ્લી વિગતો આપવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

કેન્દ્ર સરકારે આ રાજ્યોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું છે કેન્દ્રિય જળ પંચના સભ્ય એસ

હલ્દારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુને ગઈકાલે જ્યારે અન્ય રાજ્યોને ગયા અઠવાડિયામાં સૂચના આપતાં પત્રો મોકલવામાં આવ્યા હતા

અમારા અમરેલીના પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે બીજા દિવસે પણ ખાંભા જાફરાબાદમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો જયારે હેમાળ બારમણ ચોત્રરા તેમજ વીજપડી મા ધોધમાર વરસાદ પડ્યો હતો ખીસરી ફાસરયામાં કરા સાથ વરસાદ પડ્યો હતો ડુંગર માંડરડી આગરીયા વાવેરા સહિતના ગામોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળ્ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા

અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા

અમદાવાદ ખાતે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શહેરના કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ પાસે ચાલી રહેલા રેલ્વે કોરિડોરના કામના શ્રમજીવીઓના ઝ઼પડા ઉપર ઝાડ પડવાથી એક શ્રવજીવીનું મોત નિપજ્યું હતું જ્યારે પાંચને ઇજા થતાં તેઓને પાલનપુર સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા

હવામાન વિભાગે બનાસકાંઠા સાંબરકાંઠાના કેટલાંક વિસ્તારોમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે

બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અમદાવાદ ખાતે ગુજરાત બુધ્ધ અકાદમી દ્વારા ધમ્મ નગર યાત્રાનું આયોજન કરાયું હતું સાગંરપુરથી શરૂ થયેલી ધમ્મનગર યાત્રા શહેરના રાજપુર ગોમતીપુર સુખરામનગર થઈ રખિયાલ ખાતે સભામાં ફેરવાઈ હતી મોટી સંખ્યામાં બુધ્ધ ઉપાસકોએ સફેદ વસ્ત્રો ધારણ કરી આ ધમ્મ નગર યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત ત્રિરત્ન બુધ્ધ મહાસંઘ જેતવન બુધ્ધ વિહાર તથા તથાગત બુદ્ધ વિહાર ખાતે પણ બુદ્દ વંદના દેશના ના કાર્યક્રમો યોજાયા હતા દરમિયાન રાજ્ય પ્રવાસન નિમગ દ્વારા ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા તેર જેટલા સ્થળોને બુદ્ધિસ્ટ પ્રવાસન સરકીટ બનાવવામાં આવી રહી છે

બેઠકમાં શ્રી ચુડાસમાએ પીવાના પાણીની ખેતી માટે ચોરીની બાબતને અપરાધ ગણાવી આવી ચોરી કરનાર સામે સખત પગલાં લેવા તથા પેટ્રોલીંગ વધુ સઘન બનાવવાની સૂચના આપી હતી તેમણે ચોરી કરનાર વ્યક્તિઓ સામે પાસા હેઠળ કાર્યવાહી તથા તડીપાર કરવા સહિતનાં પગલાં લેવાની તાકીદ કરી હતી શ્રી ચુડાસમાએ પાણીની મુશ્કેલીનો માનવીય અભિગમથી ઉકેલ લાવવા ભલામણ કરતા જણાવ્યું કે જિલ્લામાં પશુઓને પીવાના પાણી માટેના નવા હવાડા સત્વરે બાંધવામાં આવશે જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં પાણી અંગેની પરિસ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

આ પ્રસંગે સંસ્થા દ્વારા ઉગતા ચિત્રકારોને પેન્સિલ પેઈન્ટીંગ બ્રશ એક્રેલીક કલર સેટ અને કાગળ વગેરે સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા

અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મતગણતરીના સુચારુ આયોજન માટે તેમજ પોસ્ટલ બેલેટની મતગણતરી માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે તાલીમમાં માર્ગદર્શન આપ્યુ હતું

હાલાર હીરોઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી

જ્યારે કચ્છ વોરિયસ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાયેલી અન્ય એક મેચમાં કચ્છ વોરિયર્સનો વિજય થયો હતો